મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર ઉજૈન બેઠકો માટે ભાજપના પ્રચાર અભિયાનમાં જોડાવાના છે

રાજ્ય સરકારે આર ટી

ટી

એફ સી દ્વારા ખેડૂતોને અપાતા ખાતરના વજન અંગે થયેલા વિવાદ બાદ કંપનીના એમ ડી સુજીત ગુલાટીએ જજ્ઞાવ્યું છે કે એક અઠવાડિયાની અંદર વજનની ચકાસણી કર્યા બાદ જ ખાતર વિતરજ્ઞ કરી શરૂ કરાશે

ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા શ્રી ગુલાટીએ કહ્યું કે વજનમાં આવેલા ઘટાડા અંગે ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા તપાસ હાથ ધરાઇ છે જે આગામી લે ત્રણ દિવસની અંદર અહેવાલ રજૂ કરશે તેમણે એમ પણ જજ્ઞાવ્યું હતું કે ખાતર બેગનું વજન સંપૂર્ણ રીતે મશીન દ્વારા થાય છે

તેમજો કહ્યું કે વવેલુ ખાતર સિક્કાનાં પ્લાન્ટમાં પડ્યું છે તેમજો વધુમાં જજ્ઞાવ્યું હતું કે હવેથી બેગના પેકીંગ બાદ વજન માપવા નવી ટેકનોલોજી વપરાશે

બાકીનાને જિલ્લા પંચાયતમાં હાજર થવાનું રહેશે

જે અંતર્ગત હવે ભુજ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ વિસ્તૃતીકરણના કામનો ધમધમાટ અારંભાયો છે

તો અેકસેલેટર લગાવવાની કામગીરી પૂર્ણતાના અારે પહોંચી છે જે સત્વરે પૂરી કરી દેવાશે તેવો અાશાવાદ રેલવેના સુત્રો વ્યકત કરી રહ્યા છે

હવામાન ખાતાની યાદીના જજ્ઞાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવાનું હળવું દબાજ્ઞ કાયમ રહેશે રાજકોટ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં